છેલ્લા તબકકામાં વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રહયાં છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના રતલામ ખાતે ચૂંટણીરેલીમાં સંબોધન કરતાં વિવિધ સરકારી યોજનાઓનો સંદર્ભ આપતા લોકોને આ કાર્યક્રમો દ્વારા ફાયદો થયો છે તેમ જણાવ્યું હતું

ભાજપના અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકતા અને ઉત્તર તથા દક્ષિણ ચોવીસ પરગણા વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધશે કોંગ્રેસ અધ્યક્ષ રાહ઼લ ગાંધી પંજાબના હોશિયારપુર અને લુધિયાણામાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશમાં જ્યારે બીએસપીના વડા માયાવતી ઉત્તરપ્રદેશના ગોરખપુર અને ગાઝીપુરમાં ચ્રંટણી સભાઓમાં સંબોધન કરશે

ગઈકાલે દિલ્હીમાં પત્રકારોને આ માહિતી આપતા નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિંહાએ જણાવ્યું હતું કે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું

નાયબ ચૂંટણી કમિશનર સંદિપ સક્સેનાએ ગઈકાલે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારની સાથે સત્તાવાર મુલાકાતને જોડવા સામે મંત્રીઓ માટેની જોગવાઈમાં પ્રધાનમંત્રીને રાહત આપવામાં આવી હોવાથી ચૂંટણી પંચે આ અંગેની ફરિયાદ કાઢી નાખી છે

મુખ્ય ચ્રંટણી કમિશનર સુનીલ અરોરાએ આ પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે દેશમાં મુક્ત ન્યાયી અને નિખાલસ ચ્રંટણી યોજવા માટે ચ્રંટણી પંચ પ્રતિબદ્ધ છે

ચ્રંટણીપંચે ઉમાશંકરના સ્થાને મૂકતા આર્યની નિમણૂંક કરીને સુશ્રી આર્યને તેમને કાર્યભાર આજથી સંભાળવાનો આદેશ આપ્યો છે જિલ્લામાં ગઈકાલે મતદાન પૂરું થયું છે કોંગ્રેસની તરફેણ કરતાં હોવાના કરેલા આક્ષેપોના પગલે ચૂંટણીપંચે આ નિર્ણય લીધો છે

પંચે તેમના ટિપ્પણીને વખોડી કાઢી છે અને આદર્શ આચાર સંહિતાનો અમલ થઈ રહ્યો છે ત્યારે નિવેદન કરતી વખતે સાવચેત રહેવાની સૂચના પણ આપી છે

વિકાસશીલ દેશોની મંત્રીસ્તરની બેઠકનો દિલ્હીમાં આજથી પ્રારંભ થયો છે વિશ્વમાં બહુસ્તરીય નિયમ આધારીત વેપાર વ્યવસ્થા સામે મોટો પડકાર ઉભો થયો છે ત્યારે આ બેઠક યોજાઈ રહી છે આ બેઠક સંબંધીતોને વેપારને સ્પર્શતા જૂદા જૂદા મુદ્દાઓ ઉપર વિચાર વિમર્શ કરવાની તક પૂરી પાડશે આજે પહેલા દિવસે ભાગ લેનાર દેશોના વરિષ્ઠ અધિકારીઓ ચર્ચા વિચારણા કરશે જ્યારે આવતીકાલે મંત્રી સ્તરની બેઠક યોજાશે

ડબલ્યુટીઓના મહાનિદેશક રોબર્ટો અઝેવેદો આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે

ગૃહવિભાગના અધિક સચિવ વિવેક ભારદ્વાજ આંતર મંત્રાલયોની બનેલી આ સમિતીના વડા છે આજે અને આવતીકાલે કેન્દ્રીય સમિતિના સભ્યો વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો પુરી અને ખુરદાની મુલાકાત લેશે

ઓડીશાની મુલાકાત બાદ સમિતી તેનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરશે

વૈંકેયા નાયડુએ વિશ્વની સમસ્યાઓના નિરાકરણ માટે તથા વિચારો અને નવી વિચારધારા સાથે આગળ વધવા સંશોધનકર્તાઓને આહવાન કર્યું છે આજે નવી દિલ્હી ખાતે ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદના સુવર્ણજયંતિ સંમેલનમાં તેમણે જણાવ્યૂં હતું કે વિકાસના લક્ષ્યોને સતત હાંસલ કરવા લોકોની તંદ્રરસ્તી જાળવવી શહેરી ગ્રામીણ ભેદભાવ ઓછો કરવા અને ક્રષિક્ષેત્રની મુશ્કેલીઓનો સામનો કરવા માટે નવા અને વ્યાવહારિક દ્રષ્ટિકોણની જરૂર છે તેમણે કહ્યું હતું કે વિકાસ અને તેનો ઉદ્દેશ સર્વસમાવેશકતા પ્રાપ્ત કરવાનો છે

ન્યાયાધીશ ઈન્દીરા બેનરજી ન્યાયાધીશ સંજીવ ખન્નાની બનેલી બેન્ચ સમક્ષ આ અરજી તત્કાળ સુનાવણી માટે મૂકવામાં આવી હતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે દિલ્હીની વડી અદાલતે સરકારને આ સમગ્ર કામગીરી ફરીથી કરવાના નિર્દેશ આપ્યા હતા

પી એસ અધિકારીઓની કરાયેલી કેડરની ફાળવણી રદ કરીને નવેસરથી કેડરની ફાળવણી કરવાના નિર્દેશ આપ્યા છે

કેટલાંક વિસ્તારોમાં કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે

ઈસ્ટર સન્ડેના હુમલા બાદ સોશિયલ મીડિયા સાઈટ ત્રીજી વખત સ્થગિત કરવામાં આવી હતી

આ વિજય સાથે જ નોવાક જોકોવિચ ખીતાબો જીતવામાં રફેલ નડાલની બરાબરી સાધી છે